અને સભાને સંબોધન કર્યું હતું

આ સભામાં કોંગ્રેસ અગ્રણી અહેમદ પટેલ પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ અમિત ચાવડા વગેરેએ પ્રવચનો કર્યા હતા

જેના પગલે આજે સાંજે છ વાગે જાહેર પ્રચાર પૂર્ણ થતા હવે છેલ્લી ઘડી સુધી ડોર ટુ ડોર ગ્રુપ મિટીંગો અને જનસંપર્કનો દોર ચાલશે

ઉમેદવારા અને કાર્યકરો લોકોના ઘરે ઘરે જઇને સંપર્ક કરશે હવે સ્થાનિક નેતાઓ અને બુથ લેવલના કાર્યકરોની ભૂમિકા મહત્વની બની રહેશે

જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ

પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ વડા આઇ

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી છે